જો કે ઘરમાં શોચાલયયુક્ત ઓરડો હોવો જરુરી છે

આ મુજબ ઘરેલુ ભાગમાં રહેવાનું પસંદ કરનારોઅએ એ બાહેંધરી ચોકકસ આપવી પડશે કે તેઓ કોરોના અંગેના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરે કોરોનાના પ્રારંભિક લક્ષણો ધરાવતી વ્યક્તિઓએ પોતાની આરોગ્યની સતત દેખરેખ રાખવાની રહેશે તેમજ જિલ્લા નિરીક્ષણ અધિકારીને પણ પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપવાની હોય છે જેથી તેઓ આ સંબંધે આગળની કામગીરી કરી શકે મંત્રાલયના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યોમાં કોરોનાની સારવાર માટે એકલતામાં ઘરની અંદર રહેવાની પરવાનગી સામાન્ય પ્રક્રિયા તરીકે આપવામાં આવી રહી છે પરંતુ સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું નથી કેન્દ્રએ રાજ્યોને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્ગદર્શિકાના કડક પાલનની ખાતરી કરવા જણાવ્યું છે

જિલ્લા મથક ભુજ ખાતે આરટીઓ રિલોકેશન સાઈટ પાસેની મિલીટ્રી કેન્ટોનમેન્ટના જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝીટવ આવ્યો છે

આશુતોષ અંતાણી કુચ્છ એટીએસ હથિયાર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે ઢેલના શિકાર સાથે બહાર લાવેલા બંદૂકકાંડનું નેટવર્ક રાજ્ય વ્યાપી નીકળ્યું છે

આ ગ્રહણને નરી એટલે કે ખુલી આંખે જોવું નહીં તે જોવા માટે શાસ્ત્રીય પધ્ધતિથી બનાવેલા ગોગલ્સનો ઉપયોગ કરવો